કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પાંચ

અઝિ એશિયાના દેશોમાંથી ઓરી અને અછબડા દૂર કરવાના લક્ષ્યાંકમાં માલદીવ્સ અને શ્રીલંકા પ્રથમ બે દેશ સફળ રહ્યા છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે આ યોજના અંતર્ગત દરેક પરિવારને પાંચ મહિના માટે પાંચ કિલો ઘઉં અથવા યોખા અને એક કિલોગ્રામ દાળ આપવામાં આવશે

તેમણે કહ્યું કે દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા નહીં રહે અને વર્તમાન કોવિડ રોગયાળા દરમિયાન વરસાદની સીઝન અને આગામી તહેવારોમાં તેમને વિના મૂલ્યે રેશન આપવામાં આવશે દેશવ્યાપી લોકડાઉન શરૂ થયાના તરત જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા યોજનાના પ્રથમ તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી પ્રથમ તબક્કા હેઠળ આ વર્ષે ઐપ્રિલથી ત્રણ મહિના માટે વિનામુલ્યે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી ગ્રામીણ કલ્યાણ અન્ન યોજના પર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે

આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે લાભાર્થીઓ આ વર્ષે સપ્ટેમ્બર સુધી નિ શુલ્ક સિલિન્ડર મેળવી શકશે અગાઉ લાભાર્થીઓ ફક્ત જૂન સુધી આ સુવિધા મેળવી શકશે એવી જોગવાઈ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે

સરકાર કર્મચારી અને નોકરીદાતા બંને માટે ફાળો આપશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પેટા યોજના તરીકે ગરીબ અને શહેરી સ્થળાંતર કરનારાઓ માટે પોષાય તેવા આવાસ સંકુલના નિર્માણને પણ કેબિનેટે મંજૂરી આપી છે

આ દરમિયાન પ્રધાનમંત્રી આ સંગઠનોના પ્રયત્નોની કામગીરી અંગે યર્યા વિચારણા કરશે

આ સંસ્થાઓએ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ પણ કર્યું હતું આ એનજીઓ શિક્ષણ સામાજિક ધાર્મિક આરોગ્ય સામાજિક ક્લબ અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં સેવા આપે છે આંતર મંત્રાલય સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનની તપાસના સંકલન માટે ગૃહ્ મંત્રાલયે એક આંતરમંત્રાલય સમિતિની રચના કરી છે આ સમિતિ રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા મની લોન્ડરિંગ એક્ટ આવકવેરા અધિનિયમ વિદેશી ફાળો નિયમન અધિનિયમ રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સહિત વિવિધ કાયદાકીય જોગવાઈઓના ભંગની તપાસ કરશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિશેષ નિયામક સમિતિના અધ્યક્ષ રહેશે

નીરવ મોદી અને મેફ્લ ચોક્સી પર એજન્સી દ્વારા પંજાબ નેશનલ બેંક બેંક છેતરપિંડીના કેસમાં નાણાકીય ગેરરીતિના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે આ જપ્ત કરાયેલ મિલકતો અને શેર અને બેંક થાપણો શામેલ છે ગયા વર્ષે માર્ચ મહિનામાં લંડનમાં ધરપકડ થયા બાદ નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં બંધ છે અને હાલમાં તે ભારત પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે

ભાજપ આત્મનિર્ભર ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કોવિડ રોગયાળાના સંકટ સાથે ગંભીરતાથી કાર્યવાહી બદલ પ્રશંસા કરી છે નવી દિલ્હીમાં આજે પત્રકારોને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાવે કહ્યું કે કોવિડ રોગયાળાને કારણે ભારત અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં ગરીબોનું ઉત્થાન અને કલ્યાણ સરકાર માટે સર્વોચ્ય છે

ડબલ્યુએ ચઓ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસના હવા દ્વારા ફેલાવા અંગે પુરાવા મળી રહ્યા છે ડબ્લ્યુ એચ ઓ ખાતેના કોવિડ અંગેના નિષ્ણાત મારિયા વાને જણાવ્યું કે કોવિડના ચેપ માટે હવાથી અને જલબિન્દુથી ફેલાવાની સંભાવના વિશે ચર્ચા થઈ હતી તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં વાયરસના સંક્રમણ પર જ્ સંશોધન પ્રકાશિત કરશે કોવિડ વ્યક્તિના નાક અને મોંમાંથી નીકળતા જલબિન્દુના નાના ટીપાં દ્વારા ફેલાય છે

ઓરી લંકા અઝ્નિ એશિયાના દેશોમાંથી ઓરી અને અછબડા દૂર કરવાના લક્ષ્યાંકમાં માલદીવ્સ અને શ્રીલંકા પ્રથમ બે દેશ બન્યા છે

ત્રણ વર્ષથી વધુ સમય સુધી સ્થાનિક કોઈ પુરાવા ન હોય ત્યારે કોઈ દેશમાં ઓરી અને અછબડાને દૂર કર્યા તરીકે માન્યતા આપવામાં આવે છે

સીબીઆઈ તમિલનાડુ તમિળનાડુ સરકારની વિનંતી પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ બે વેપારીઓના પોલીસ કસ્ટડીમાં કથિત મૃત્યુના બે કેસ નોંધ્યા છે તમિળનાડુમાં તુરીકોરીન જિલ્લાના કોવિલપટ્ટી ખાતે પૂર્વીય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસોની સીબીઆઈ તપાસ કરી રહી છે